ગરીબ પરીવારના બાળકો પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે સરકાર દવારા રાઇટ ટુ એજ્યુકેશન યોજના અયલી બનાવાઇ છે

જેને પગલે ફેરવિચારણા કરાતા હવે આ નિર્જ્ઞય લેવાયો છે

નવઘણ આહિરે જજ્ઞાવ્યું હતું

જેમાં લે મજૂરોને સારવાર હેઠળ રખાયા છે અત્રે નોંધનીય છે કે પુલનું મરંમત કામ ચાલુ હોવાથી વાહન વ્યવહાર બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી

ગુણપાર્શ્વતીર્થ દેઢિયા મુકામે યોજાયેલા સેમિનારમાં સંતો ભગવંતોઅે વડીલોને ઢળતી ઉંમરે પરિવાર સાથે કઇ રીતે વર્તવું તે અંગે વિશદ સમજ પૂરી પાડી હતી

સામાન્ય રીતે લે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હોય છે

દરમ્યાન આ બન્ને લોકલ ટ્રેનો ને દેશના વિવિધ રાજયોમાં જતી ટ્રેનો સાથે જોડાણ આપવામાં આવ્યું છે પરંતુ બન્ને ટ્રેન વચ્ચે માત્ર અમુક મિનિટનો જ ફરક હોવાથી પ્રશાસનનો જોડાણનો હેતુ બર આવતો ન હોવાનું પ્રવાસીવર્ગ જણાવી રહ્યો છે

આ બન્ને ટ્રેનોમાં ઓછા કોચની સંખ્યાના સામે ક્ષમતા કરતાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાથી ખાસ કરીને વયસ્ક પ્રવાસીઓને ભારે હાલાકી પડે છે ત્યારે કચ્છની આ લોકલ ટ્રેનોમાં પણ વધુ કોય જોડવામાં આવે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે

એમ સી

એમ સી ઓ એન જી સી